સ્ટુડિયોમાં ઉપસ્થિત તજજો પરિણામનું વ્યાપક વિશ્લેષણ આ કાર્યક્રમમાં કરશે એ આકાશવાણીના એફએમ ગોલ્ડ તેમજ અન્ય ચેનેલો પર સાંભળી શકાશે સાથે જ આકાશવાણીના યુ ટ્યૂબ પર ચેનલ પર પણ આ કાર્યક્રમ ઉપલબ્ધ હશે

લોકસભાની સાતમા અને છેલ્લા તબક્કાના ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ છે

પશ્ચિમ બંગાળની નવ બેઠકો માટેનો પ્રચાર ગુરુવારે રાત્રે પૂરો કરવામાં આવ્યો હતો કુવૈતના આરબ અબુ અલીની બોટ ઉપર કુવૈતના દરિયામાં માછીમારી કરવા ગયેલા ગણદેવી તાલુકાના માછીમારો ઉપર દરિયાઈ ચાંચીયાઓએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજા પામેલા ગણદેવીના પપ વર્ષીય દલસુખ ટંડેલનું સારવાર દરમિયાન કુવૈતમાં મોત નીપજ્યું હતું દલસુખભાઈને પેટ તથા પગ ઉપર બે ગોળીઓ વાગી હતી ગાંધીનગર સીઆઈડી વિભાગે ચોક્કસ બાતમીના આધારે પાટણ જિલ્લાના સિદ્ધપુર ધોરીમાર્ગ ઉપર એક હોટેલ નજીક દરોડાની કામગીરી કરીને ટેન્કરમાંથી ડિઝલની ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું છે

આ સંદર્ભમાં સાતથી વધુ વ્યક્તિઓને અટકાયતમાં લઈને પૂછપરછ શરૂ કરી છે

અરોરાએ વડોદરાના હવાઈદળ મથકની મુલાકાત લીધી છે હવાઈદળના મથકે પહોંચતા જ એર માર્શલ એચ

અરોરાને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું તેમણે મથકના મહત્વના સ્થળો તથા કામગીરી અંગે જાણકારી મેળવીને જવાનોની કામગીરીને બિરદાવી હતી એર માર્શલના પત્ની શ્રીમતી બલજીત અરોરાએ વડોદરાના મકરપુરા ખાતેની હવાઈ દળની બે શાળાઓ તથા અનાથશ્રમ મિશનરીઝ ઓફ ચેરીટીની મુલાકાત લીધી હતી મહેસાણા જિલ્લાના ખેરવા ખાતેની ગણપત યુનિવર્સિટીના બી

પટેલ પોલીટેકનીકના વિદ્યાર્થીઓએ પેટ્રોલ અને બેટરી આધારીત બાઇક બનાવી છે

તેમજ બેટરી ચાર્જ કરવા માત્ર બે યુનિટ ઇલેક્ટ્રીસીટી વપરાય છે

આજ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન પણ એકથી ત્રણ ડિગ્રી જેટલું ઓછું નોંધાયું હતું